પ્રધાનમંત્રી વડીઅદાલત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય ન્યાયતંત્રે દેશના બંધારણનું હંમેશા સકારાત્મક રીતે અર્થઘટનકર્યું છે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

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયતંત્ર માટે લગભગ એક હજાર છસો એંસી કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવી ટેકનોલોજી અપનાવવા બદલ ગુજરાત વડી અદાલતને અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં હતા આરતી ભદ્દ કચ્છ સ્ટ્રોબેરી ખેતીબાઈટ આમ તો વર્ષોથી સ્ટ્રોબેરીની ખેતી ઠંડા પ્રદેશમાં થાય છે પરંતુ હવે કચ્છના ખેડૂતો સફરજન દ્રાક્ષ બાદ હવે સ્ટ્રોબેરીની ખેતી શક્ય બનાવી છે

જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રથમ હરીળના કોરોના વોરિથર્સ અને અન્ય કર્મચારી અધિકારીઓને રસી આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે હોસ્પિટલ અને કોલેજના વડા હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ અને તબીબોએ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ રસીથી ડરવાની જરૂર નથી

મેડિકલ કોલેજના ડિન ડો ગુ રદાસ ખીલનાનીએ રસી લીધા બાદ જણાવ્યુ હતું કે કોવેક્સિન રસી અકસીર છે કોઈપણ જાતની તકલીફ થતી નથી ઘણીવાર થાક જેવુ લાગે પણ ર કલાકમાં બધુ જ સામાન્ય થઈ જાય છે તો બીજી તરફ જી

અને રસી દ્વારા આપણી જાતને સલામત રાખી શકીશું વિશ્વમાં પહેલીવાર ઝડપી રસી બની છે